પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે

ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલમાં લઇ જવાનું રહેશે

હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે ધન્વતરી કોવીડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડની સંખ્યા પણ દર્શાવવામાં આવશે

આજરોજ વાલોડ તાલુકાના બુહારી ગામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી

સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતાં સામાજિક સંસ્થા અને જન પ્રતિનિધિ ઓની ચિંતામાં પણ વધારો થયો છે મહ્વા બેઠક ના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા અને બલ્લુકાકા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી બુહારી ખાતે નમો કોવિડ કેર શરૂ કરવામાં આવ્યું છે

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા દર્દી દેવો ભવનું સુત્ર સાર્થક કરી ભોજનાલય ખાતે સવાર સાંજ ભોજન તૈયાર કરવામાં આવે છે વેરાવળ પાટણ શહેરમાં હોમ ક્વોરન્ટાઇન રહેલા દર્દીઓ વેરાવળ સીવીલ હોસ્પિટલના દર્દીઓ તેના પરીવારો તથા મેડિકલ સ્ટાફ અને લીલાવતી અતિથી ગૃહ કેર સેન્ટર દર્દીઓ ડોક્ટરો સહિત સ્ટાફને ભોજનાલય ખાતે શુદ્ધ સ્વાદિષ્ટ સવાર સાંજ ભોજન તૈયાર કરવામાં આવે છે સોમનાથ ટ્રસ્ટના વાહનો દ્વારા તેમજ રીક્ષા દ્વારા વેરાવળ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોના દર્દીઓ તેના પરિવાર સ્ટાફ તથા વેરાવળ હોમ ક્વોરન્ટાઇન વેરાવળ પાટણ ના ગામમાં વસતા દર્દીઓના ઘર સુધી સોમનાથ ભોજન પ્રસાદી વિનામુલ્યે સેવાભાવથી પહોંચાડવામાં આવે છે સોમનાથ મંદિર તરફથી જે લગ્ન સુવિધા મળે છે

માસ્ક સેનેટરાઇઝર સોશીયલ ડીસ્ટન્સ જાળવીને નિયમપાલન સાથે લગ્ન પણ યોજાય છે

રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જણાવાયુ છે કે સાતમી મે સુધી આ નિર્ણયનો અમલ કરવાનો રહેશે આ આઠ દિવસના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તમામ અધિકારી કે કર્મચારીઓએ મોબાઇલ ફોન ઇ મેઇલ અને વોટ્સએપ પર ઉપલબ્ધ રહી વર્ક ફોમ હોમ કરવાનું રહેશે

જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે

બીજી તરફ તંત્ર દ્વારા આંશિક લોકડાઉન પણ અમલી બનાવાયું છે નોંધાયેલા કેસોમાં આણંદ શહેરના જુદા જુદા વિસ્તારો સાથે મોગરી કરમસદ વિદ્યાનગર ગામડી વાસદ વહેરાખાડી જીટોડીયા આંકલાવડી વલાસણ ગાના ચિખોદરા વગેરે ગામોમાં પણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે

બીજા કમે પેટલાદ તાલુકાના ગામોમાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે જેમાં પેટલાદ શહેર ઉપરાંત ધર્મજ ડેમોલ સુણાવ પેટલી ભારેલ પીપળાવ વગેરે ગામોનો સમાવેશ થાય છે